કોવિડના સંક્રમણને રોકવા માટેના જનઆંદોલનનો પ્રારંભ ગઈકાલે કરાવતા તેમણે કહ્યું કે લોકોના જીવનને બચાવવા આપણે સાથે મળીને પ્રયાસો ચાલુ રાખવા પડશે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 આ જનઆંદોલનનું મુખ્ય સૂત્ર છે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

કેન્દ્ર સરકારે ટેકાનાં ભાવે મગની કરેલી ખરીદીનાં લીધે તમીલનાડુ અને હરીયાણાનાં ખેડૂતોને લાભ થયો છે

કેન્દ્ર સરકાર જણાવ્યું છેકે બીજા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી મળનારી દરખાસ્તોનાં આધારે કૃષિ ઉપજોની ખરીદીને મંજૂરી આપવામાં આવી રહી છે

આ સંદર્ભમાં આરોગ્ય મંત્રાલયે જારી કરેલી માર્ગદર્શિકામાં માસ્ક પહેરવો તથા બીજી વ્યકિતથી અંતર જાળવવા ઉપરાંત મનોરંજન પાર્કની બધી જ રાઈડોને સેનેટાઈઝ કરવા મુલાકાતીઓ માટે અલગ અલગ સમયની ફાળવણી કરવાનાં નિર્દેશ આવ્યા છે થિયેટર તથા ફૂડકોર્ટ કુલ ક્ષમતાનાં પ્રમાણમાં પયાસ ટકા લોકોને પ્રવેશ આપવા સાથે શરૂ કરી શકાશે બધાજ સ્થળોએ હવાની અવર જવર સરળતાથી થઈ શકે તથા વધુ લોકો એક જ સ્થળે એકઠા ન થાય તે જોવાનું રહેશે મનોરંજન પાર્કમાં સ્વીંમીગ પુલનાં ઉપયોગની મંજૂરી આપી શકાશે નહિં મનોરંજન પાર્કમાં અવનાર દરેક મુલાકાતીનાં હાથ સેનેટાઈઝ કરવાનાં રહેશે

કેન્દ્ર દ્વારા આ ક્ષેત્રમાં મોટા પાયે માર્ગ વિકાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે

કોરોના હારશે તમે જીતશો

લોકજનશક્તિ પક્ષનાં સ્થાપક અને અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગ્રાહક બાબતોનાં વિભાગ સંભાળતાં શ્રી પાસવાને તાજેતરમાં હોસ્પીટલમાં હૃદયને લગતું ઓપરેશન કરાવ્યું હતું

ગૃહમંત્રાલયે સદગતનાં માનમાં દિલ્હી તથા રાજ્યોનાં પાટનગર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનાં નિર્દેશ આવ્યા છે શ્રી પાસવાનનાં પાર્થિવદેહને આજે દિલ્ફી ખાતેનાં નિવાસસ્થાને લઈ જવાશે ત્યારબાદ બપોરે પટનામાં પક્ષની ઓફીસ લઈ જવાશે આવતીકાલે પટનામાં તેમનાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ધણા રાજકીય અગ્રણીઓએ સદગતનાં અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરી છે રાષ્ટ્રપતિએ કહ્યું છેકે શ્રી પાસવાનનાં અવસાનથી દેશે એક દ્રષ્ટા નેતા ગૂમાવ્યા છે તેઓ સમાજનાં કચડાયેલાં અને વંચીતોનાં કલ્યાણ માટે હંમેશા કાર્યરત રહેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું છેકે શ્રી પાસવાનનાં નિધનને લીધે સમાજ જીવનમાં ક્યારેક પૂરી ન શકાય તેવી ખોટ પડી છે

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલીકૃષ્ણે જણાવ્યું છે કે કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થીતીને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે ઓનલાઈન પદ્વતીથી ઉમેદવારી પત્રો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે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

ત્યારબાદ સ્પેશયલ પોલીંગ ટિમ દ્વારા મતદાન કરાયેલા પોસ્ટલ બેલેટ એકત્ર કરવામાં આવશે

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી એન

સનરાઈઝર્સ હૈદરાબાદનાં જોની બેસસ્ટોને પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો હતો